જયદિપ વૈશ્ણવ ન્યાધાશાન ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે અદાલતોમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથે ધરી છે કે અને વડી અદાલતોમાં નવી ત્રણસો એકાવન નિમણૂંકો કરવામાં આવી છે અલ્હાબાદમાં નવા બાંધવામાં આવેલા વડી અદાલતના વધારાના ભવનના ઉદઘાટન સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કેટ ચૂંટણીને લગતા ગુનાઓના કેસ ઝડપથી યાલી શકે તે માટે વિશેષ અદાલતો હોવી જાઇએ શ્રી નાયડુએ કહ્યું કે પક્ષપલટા ધારામાં સુધારો કરવાનો સમય આવ્યો છે

આ બચાવ કામગીરીમાં ઓમાનની રોયલ નેવીના જવાનો પણ જાડાયા હતા રાજ્યસરકારની સત્તાવાર યાદી મુજબ્ ભારત અને ગુજરાત સરકારે સમયસર આપેલી સુચનાના કારણે યાલકદળના બયાવી શકાયા છે

જયદિપ વૈશ્ણવ અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝીડ઼ આજે ચેમનનો દરિયાકીનારો ઓળંગે તેવી સંભાવના છે માછીમારોને પશ્ચિમ અરબી સમુદ્રમાં નહીં જવાની સૂચના અપાઈ છે તો દરમિયાન કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ત્રણ ડિગ્રી વધુ નોંધાયું હતું

અગાઉ વેસ્ટઇન્ડિઝે આર

ભારત તરફથી ઉમેશ થાદવે છ અને કુલદીપ થાદવે ત્રણ વિકેટો ઝડપી હતી

એમ એસ રાજકોટ ડીવીઝન હેઠળની ભુજની નવી પોસ્ટ સોર્ટીંગ કચેરીનું સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું આ પ્રસંગે સાંસદે પોસ્ટ વિભાગના કર્મયોગીઓ લોકાભિમુખ બનીને અગ્રેસર બની રહેશે તેવી અભિલાષા વ્યકત કરી હતી રાજકોટ ઝોનના ટી એન મલીક પોસ્ટ વિભાગના અધિક્ષક બી

સારંગીએ વધુ સારી સેવા આપવાનો કોલ આપ્યો હતો